વી સિન્ધુ આવતીકાલે રમશે

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કે

વિદ્રોફી ધારાસભ્યોએ અધ્યક્ષ પક્ષીય રાજનિતી યલાવતા હોવાનો આરોપ મૂક્યો હતો અધ્યક્ષ વતી એડવોકેટ એ

સિંઘવીએ જણાવ્યું કે રાજીનામા અને ગેરલાયકાત અંગે આવતીકાલે નિર્ણય કરાશે તેમ જણાવ્યું હતું પરંતુ અગાઉના અદાલતના આદેશમાં સુધારા માટે રજૂઆત કરી હતી વિદ્રોહી ધારાસભ્યોના એડવોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું કે રાજીનામા અંગે અધ્યક્ષને આજે જ નિર્ણય લેવા જણાવવું જાઇએ અને બાદમાં ગેરલાયકાતનો મુદ્દો વિચારવો જાઇએ શ્રી રોહતગીએ કહ્યું કે અધ્યક્ષ રાજીનામાં પડતર ન રાખી શકે તે રીતે તેઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે આ તબક્કે શ્રી સિંઘવીએ કહ્યું કે અધ્યક્ષ ખોટા હોઇ શકે પરંતુ સમયમર્યાદામાં નિર્ણય લેવા ન જણાવી શકાય વિદ્રોહી ધારાસભ્યોએ રજૂઆત કરી કે અધ્યક્ષ રાજીનામાં પડતર રાખીને તેમને ગેરલાયક ઠરાવવા માંગે છે ગેરલાયક ન ઠરે એ માટે રાજીનામું આપે એમાં ખોટું કંઇ જ નથી રાજય સરકાર લધુમતિમાં છે અને અધ્યક્ષ રાજીનામાં ન સ્વીકારીને તેમને વિશ્વાસના મતમાં મતદાન માટે ફરજ પાડી રહ્યા છે સર્વોચ્ચ અદાલત દ્વારા દસ વિદ્રોહી ધારાસભ્યોની અરજીની સુનાવણી યાલી રહી છે તેમાં બીજા પાંચ ધારાસભ્યો પણ જાડાયા છે અને રાજીનામાં સ્વીકારવા માટે અદાલતનો આશરો લીધો છે

અદાલતે કહ્યું કે મહત્વનો નિર્ણય જરૂરી છે કે એક બંધારણીય અદાલત બીજા બંધારણીય તંત્રને આદેશ આપી શકે કે નહીં આવતીકાલે સવારે અદાલત તેનો યૂકાદો આપશે

મહારાષ્ટ્રના શહેરી વિકાસમંત્રી રાધાકુષ્ણ વિખે પાટીલે પત્રકારોને જણાવ્યું કે અગમચેતીના ભાગરૂપે પડોશી મકાનો ખાલી કરાવાય છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર ગૃહનિર્માણ સત્તામંડળ દ્વારા આ મકાન તૈયાર કરાયું હતું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એકસો વર્ષ જૂનું આ મકાન તૂટી પડ્યું હતું

ટ્વીટર પર તેમણે મૃત્યુ અંગે શોકની લાગણી દર્શાવી હતી અને ઘવાયેલાઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે રાહત અને બયાવ કામગીરી માટે આપત્તિ વ્યવસ્થાપન દળ રાજય સરકાર અને મહાનગર પાલિકા તંત્ર કાર્યરત છે

આજે સંસદભવનમાં યોજાયેલી બેઠક અંગે સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જાશીએ પત્રકારોને જણાવ્યું કે યૂંટાયેલા સાંસદોએ લોકોની ફરીયાદો સાંભળવી જાઇએ પ્રધાનમંત્રીએ ગૃહમાં ફરજ પરના મંત્રીઓની ગેરહાજરી અંગે ચિંતા વ્યકત દર્શાવી હતી

સત્તાવાર યાદી અનુસાર સંરક્ષણક્ષેત્રે ઉદ્યોગોની ભાગીદારી વિસ્તૃત થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે

તેના માથા સાટે બે લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું તેને પોલીસ યાર વર્ષથી શોધતી હતી બશીરને દિલ્હી લાવીને અદાલતમાં રજૂ કરાશે

તે અનુસાર ઉત્તરપ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે સ્વતંત્ર દેવસિંહની અને મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ તરીકે ચંદ્રકાન્ત પાટીલની નિમણુંક કરવામાં આવી છે આ ઉપરાંત મુંબઇ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે મંગળપ્રભાત લોઢાની નિમણુંક કરી છે

તેમણે રાજયસભા સભ્યપદેથી તથા સમાજવાદી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપયં હતું તેઓ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરના પુત્ર છે પક્ષના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે તેમને પક્ષમાં આવકાર્યા હતા

ડી આર એફ

અસરગ્રસ્તોને સરકાર દ્વારા યોગ્ય વળતર અપાશે નેપાળમાં થયેલા ભારે વરસાદના પગલે બિહારની નદીઓમાં જળસ્તર વધ્યાં છે

રાજયસભાની બેઠક સવારે મોકૂફ રાખ્યા બાદ ફરીથી મળી ત્યારે સંદેશાવ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે હવે આ પરીક્ષા પ્રાદેશિક ભાષાઓ માટે એનડીએ સરકારને માન છે આજે રાજયસભાની બેઠકોમાં કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ ડાબેરી પક્ષો ડીએનકે એઆઇએડીએમકે વગેરે પક્ષોએ દેખાવો કર્યા હતા મંત્રીએ જાહેરાત કરતાં વિરોધપક્ષોએ સરકારની કામગીરીને આવકારી હતી

તેમણે કહ્યું કે આ યોજના હેઠળ તમામ ખેડૂતોને આવરી લેવાયા છે

મુખ્ય ન્યાયાધીશશ્રી ડી એમ પટેલ અને શ્રી સી

ભાજપ નેતા અને એડવોકેટ અશ્વીની ઉપાધ્યાયે કરેલી અરજી સંદર્ભમાં અદાલતે યૂંટણીપંચને નોટીસ પાઠવી આઠ અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે

તેમણે સમાજને પ્રેરિત કરનાર અને સમાજને યોગ્ય રીતે ઢાળનાર દરેક ગુરૂઓને નમન કર્યા હતા

જે હિંદુધર્મની આધ્યારંત્મક પધ્ધતિને સમર્પિત છે ગુરૂપૂર્ણિમા ભારત નેપાળ અને ભૂટાનમાં હિંદુઓ જૈનો અને બૌધ્ધો દ્વારા ઉજવામાં આવે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કીમ જાંગ ઉન વચ્ચેની વાતચીત બાદ ઉત્તરકોરિયાએ સૌપ્રથમવાર આ નિવેદન બહાર આવ્યું છે

વી સિન્ધુ ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં જાકાર્તામાં રમશે તે જાપાનની અથા ઓહોરી સામે આવતીકાલે રમશે સાયના નહેવાલ આ સ્પર્ધામાં રમવાની નથી કિદમ્બી શ્રીકાંત બી

પ્રણીત અને એય

પ્રણય પણ રમશે શ્રીકાંત જા પાનના કેન્ટા નીશીમોટો સામે બી સાંઇ પ્રણીત હોંગકોંગના વોંગ વીંગ સામે અને એય એસ